પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના યાન્સેલર એન્જેલા મર્કેલ વચ્ચે દિલ્ફીમાં દ્વિપક્ષીય મંત્રણા યોજાય છે સરકારે જણાવ્યું છે કે નાગરીકોના અંગતતાના અધિકાર સહિત તેમના મૂળભૂત અધિકારોના રક્ષણ માટે તે કટીબદ્ધ છે

વેંકૈયા નાયડુએ દેશની એકતા ઉપર અસર થાય તેવા જમ્મુ અને કાશ્મીર અંગેના નિવેદનો નહિં કરવા રાજકીય પક્ષોને અનુરોધ કર્યો છે અમેરિકાની પ્રતિનિધિસભાએ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ મહાભિયોગ તપાસમાં ઔપયારિક રીતે આગળ વધવાના ઠરાવને બહાલી આપી છે ભારતની પૂજા ગેહલોતે બુડાપેસ્ટમાં રમાઈ રહેલી વિશ્વ કુસ્તી સ્પર્ધામાં ફાઈનલમાં

તેઓ કૃષિ આર્થિક ક્ષેત્ર તથા વેપાર જેવા વિવિધ ક્ષેત્રોને લગતા દ્વિપક્ષીય મુદ્દાઓ અંગે ચર્ચા કરે તેવી સંભાવના છે

દ્વિપક્ષીય વાતચીત બાદ બંને અગ્રણીઓના અધ્યક્ષપદે આંતર સરકારી મસલતી સમિતિની પાંચમી બેઠક આજે દિલ્હીમાં યોજાઈ છે જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલ ભારતની ત્રણ દિવસની મુલાકાતે ગઈકાલે દિલ્ફી આવ્યા હતા તેમની સાથે જર્મનીના ઘણા મંત્રીઓ સચિવો તથા વેપાર ક્ષેત્રના અગ્રણીઓ સાથેનું પ્રતિનિધિમંડળ પણ ભારત આવ્યું છે સુશ્રી માર્કેલનું આજે સવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિભવન ખાતે વિધિવત સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેમણે રાજઘાટ જઈને રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને અંજલી આપી હતી તેઓ આજે સાંજે રાષ્ટ્રપતિને મળીને ચર્ચા કરશે આવતીકાલ સુશ્રી માર્કેલ અને તેમની સાથેનું પ્રતિનિધિમંડળ ગુડગાવ નજીક આવેલ વાહન ઉત્પાદન એકમની મુલાકાત લેશે

સરકારે જણાવ્યું છે કે અંગતતાના અધિકારનો ભંગ કરનાર કોઈપણ માધ્યમ કે સંસ્થા સામે કડક કાર્યવાહી કરાશે

તેમણે કહ્યું કે સરકારે વોટ્સએપને અંગતતાનો ભંગ થતો રોકવા અને લાખો ભારતીયોની અંગતતાના રક્ષણ માટે શું પગલાં લેશે તે અંગે જાણકારી આપવાનો નિર્દેશ આપ્યો છે સરકારે આ મુદ્દે વોટ્સએપ તરફથી સોમવાર સુધીમાં પ્રતિભાવ માગ્યો છે ઈઝરાયેલી સ્પાઈવેર પેગાસસના ઉપયોગથી ભારતીય પત્રકારો અને માનવ અધિકાર કાર્યકરો સહિત સમગ્ર વિશ્વના કેટલાક લોકોની જાસુસી થઈ રહી હોવાના વોટ્સએપ દ્વારા કરાયેલા નિવેદનના પગલે શ્રી રવિશંકરે આ મુજબ પ્રતિભાવ આપ્યો છે

રાષ્ટ્રપતિએ શૈક્ષણિક સંસ્થાઓ કામગીરીને બીરદાવતા કહ્યું હતું કે ભુતકાળમાં નજર કરીએ તો વર્ષોથી આપણી શૈક્ષણિક સંસ્થાઓ સંસ્કૃતિના પ્રચાર પ્રસારનું કામ કરતી આવી છે

રાષ્ટ્રપતિએ તેમના સંદેશામાં જણાવ્યું છે કે દેશના આ છ રાજ્યો આગામી વર્ષોમાં વિકાસના નવા શિખરો સર કરે જ્યારે પ્રધાનમંત્રીએ સંબંધીત રાજ્યોના નાગરિકોને સર્વાંગી વિકાસ સમૃદ્ધિ અને આનંદની શુભેચ્છાઓ આપી છે

કેરળ અને કર્ણાટકના માછીમારોને સોમવાર સુધી દરિયો નહીં ખેડવાની સૂચના અપાઈ છે

મહારાષ્ટ્રના રાજ્યપાલે રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી પાકને થયેલા નુકસાનની વિગતો આપી હતી દરમિયાન શિવસેનાના અગ્રણીઓના એક પ્રતિનિધિમંડળે ગઈકાલે રાજ્યપાલની મુલાકાત લઈને વરસાદના કારણે અસરગ્રસ્ત થયેલા ખેડૂતો અને માછીમારોને જરૂરી રાહત અપાવવા દરમિયાનગીરી કરવાની રજુઆત કરી હતી

વેંકૈયા નાયડુએ દેશની એકતા ઉપર અસર થાય તથા પાડોશી દેશને મદદરૂપ થાય તેવા જમ્મુ અને કાશ્મીર અંગેના નિવેદનો નહિં કરવા રાજકીય પક્ષોને અનુરોધ કર્યો છે

આ નિર્ણયના લીધે કાશ્મીરમાં બધા જ કાયદાઓનો અમલ શક્ય બનશે તેમણે કહ્યું હતું કે દરેક ભારતીયએ ભારતની એકતા અખંડિતતા સલામતી અને સાર્વભૌમત્વની સુરક્ષા માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ

તેમણે સચિવોને પારદર્શક રીતે અને સંપૂર્ણ પ્રતિબદ્ધતાથી લોકોના કલ્યાણ માટે કામગીરી કરવા તથા જમ્મુ અને કાશ્મીરને શાંતિ અને સ્મૃદ્ધિના માર્ગે લઈ જવા તેમને સહકાર આપવા અપિલ કરી હતી

ઉલ્લેખનિય છે કે ઈન્કમટેક્સ રિટર્ન ભરનાર કેટલાક વર્ગોની રિટર્ન ભરવાની અવધી ગઈકાલે પુરી થતી હતી

કેન્દ્રીય કૃષિ યુનિવર્સિટી ઈમ્ફાલ અને અરૂણાચલ પ્રદેશ સાહિત્ય સોસાયટી ઈટાનગરનાં સહયોગથી સાહિત્ય એકેડેમી દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે

આમ થવાથી ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર મૂકવામાં આવેલા આરોપોની તપાસ થઈ શકશે

ઉલ્લેખનિય છે કે સરકાર વિરોધી દેખાવોના કારણે ચિલિએ આ શિખર પરિષદ યોજવા પોતે અસમર્થ હોવાનું જણાવ્યું હતું

આતંકવાદી સંગઠન આઈએસ દ્વારા રજુ કરાયેલ શ્રાવ્ય ટેપમાં જણાવ્યું છે કે બગદાદીના અનુગામી તરીકે અબુ ઈબ્રાહીમ હાસમી અલ કુરેશી ઉર્ફે અબ્દુલ્લાહ કારદાસની પસંદગી કરવામાં આવી છે ઉલ્લેખનિય છે કે અલ બગદાદી છેલ્લા પાંચ વર્ષથી છુપા સ્થાનમાં વસવાટ કરી રહ્યો હતો